દૂધાળા પશુઓની ઉત્પાદન ક્ષમતા સ્વાસ્થ્ય રસીકરણ સહિતની સુવિધાઓ પશુપાલકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા દૂધ સંઘને તેમણે અપીલ કરી હતી આ ઉપરાંત પશુ સંવર્ધન પર ભાર મુકી કૃત્રિમબીજ દાન થકી પશુપાલકો વધુ લાભ લે તેવી અપીલ કરી હતી તો ઊંટણીના દૂધ થકી સમગ્ર કચ્છના પશુપાલકોએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે પ્રોડક્ટના પેકેજીંગ પર ધ્યાન આપી ગ્રાહકોને આકર્ષવા પ્રયાસ કરવાનું નમ્ર સુચન કર્યું હતું આ ઉપરાંતે ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરીને પશુપાલકો અને ખેડૂતોની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડવા પણ સુચન કર્યું હતું આ પ્રસંગે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે કચ્છના ભૂકંપ બાદ જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થયા અને કચ્છને ખડુ કરવામાં પશુપાલકોનો બહ્ મોટો ફાળો રહેલ છે

અમૂલમાં એક કચ્છીને વાઇસ ચેરમેન પદ મળે તે સૌ કચ્છી પશુપાલકો માટે ગૌરવ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી સામાન્ય સભાનો પ્રારંભ કરાથો હતો

આ પ્રસંગે શ્રી સોઢા એ વિપક્ષના અભિગમને પણ બિરદાવ્યો હતો

મુંદ્રા ખાતે બાટિકનો વ્યવસાય કરતાં ખત્રી મોહંમદ ફારૂકે આકાશવાણીને જણાવ્યું કે કોરોના લોકડાઉન પછી ધંધાને સારો એવો ફટકો પડ્યો છે અને હાલ કોરોનાના કેસો વધતાં ફરી જો અવરજવર બંધ થાય તો આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલી વધવાની ભીતિ સેવાઇ રહી છે

આથી રાજ્યના માછીમારોને દરિયાકિનારા નજીકના વિસ્તારો માટે કોઈ ચેતવણી અપાઈ નથી